જેમા કુડ પ્રેસેસિંગ મશીનરી અને સાધનડેરી મશીનરી આઇસ્કીમ કેન્ટીન નમકીન પ્લાન્ટ સોલ્યુશન રેફીજરેટ્ર જેવી વસ્તુનું પ્રદર્શનમાં રાખવામાં આવ્યુ છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હવે સ્વ્ય્છતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે લોકોને ભરોષો પણ ઉભો થવો જોઇએ કે આ ખાવાથી કઇ નથી થવાનું આએક્ષિબિશન દ્વારા આપણી જે વાનગીઓ છે હાઇઝીનિક બને લોકોની ખાવાની ઇચ્છાઓમાં વિશ્વાસઉભો થાય તે જરૂરી છે આ કાર્યક્રમથી અનેક નવા નવા ઇનોવેશન કરીને મશીનરી વસ્તુ બનાવવામાં આવે છે આ પ્રસંગે મીડિયાસાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એનઆરસી બિલથી લોકોખુશ છે આ બિલનો વિરોધ પ્રજા નહી પણ કોંગ્રેસ કરી રહી છે તેની સાથે અમુક સંસ્થાઓતેનો વિરોધ કરે છે સરકારના હિમત ભર્યા નિર્ણયથી વિરોધ પક્ષ ડઘાઇ ગયો છે હેલ્મેટ અંગેના નિર્ણય પર પ્રતિક્રિયા આપતામુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી મુખ્યસચિવ પાસે જવાબ માંગ્યો હતો જેમા તેમણે જણાવ્યુ હતું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજીયાત કરવામાં આવ્યો છે હેલ્મેટનો કાયદો સરકાર દ્વારા દૂરકરવામાં આવ્યો નથી વધુમાંમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા નવ જેટલા કૃષિ મહોત્સવ યોજવામાં આવશે ઊઝા ખાતે મા ઉમિયાનો પાવન પ્રસંગ યાલી રહ્યો છે ત્યારે દેશમાંથી લાખો લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે

લક્ષચંડી મહાયજ્ઞમાં શ્રદ્વાળુઓ દર્શને પધારી રહ્યા છે ત્યારે ધર્મની સાથે વિજ્ઞાનની પણ સમજ કેળવે તે માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ઇસરોના સહ્યોગથી ખાસ વિજ્ઞાન પ્રદર્શન પણ ઉભું કરાયું છે પ્રથમ દિવસે બે લાખ લોકોએ સવાર સાંજ ભોજન લીધું હતું બપોરે દાળ ભાત લાડુ અને બે શાક પીરસવામાં આવ્યા હતા

પ્રથમ દિવસે જ બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડસમાં આઠ રેકોર્ડ નોંધાયા હતા

રાજ્યના માંદા નાના મધ્યમ ઔદ્યોગિક એકમોને પુનઃજીવીત કરવા ચાર વર્ષ માટે વીજ દરમાં પ્રતિ યુનિટ એકનું રિએમ્બર્સમેન્ટ અપાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના મધ્યમ લધુ માંદા ઊદ્યોગ એકમોને પૂનજીવીત કરવાના ઉદ્દેશ્યથી વીજ દરમાં રિએમ્બર્સમેન્ટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

શ્રી વિજયભાઇરૂપાણીએ આ રજુઆતોનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપીને તેમજ આવા માંદા એકમો ઝડપથીપૂનઃજીવીત થાય તો હજારો કામદારોની રોજીરોટી જળવાઇ રહે તે હેતુસર આવા માંદા એકમોને વીજદરમાં પ્રતિ યુનિટ એક રૂપિયાનું રિએમ્બર્સમેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે આ રિએમ્બર્સમેન્ટ ચાર વર્ષનાસમયગાળા માટે અપાશે તેમજ આના પરિણામે રાજ્ય સરકાર દર વર્ષે અંદાજે સરેરાશ

અટલ બિહારી બાજપેથીજીના આગામી જન્મ દિન રપ ડિસેમ્બર સુશાસન દિવસથી રાજ્યવ્યાપી કિસાન સંમેલન યોજવાની રાજય સરકારે જાહેરાત કરી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આસંદર્ભમાં કહ્યું કે સ્વ અટલ બિહારીજીના જન્મદિવસે ગુજરાતમાં આ વર્ષે સુશાસન દિવસના ઉપલક્ષ્યમાં કૃષિ કલ્યાણ અને ધરતીપુત્રોના હિતો માટે કરેલા નિર્ણયો કાર્યોને ગ્રામીણ કિસાનો સુધી વ્યાપક સ્તરે પ્રેરિતકરવા નવ જેટલા કૃષિ સંમેલન સુશાસન દિવસ ગુડ ગર્વનન્સ ડે અંતર્ગત યોજાશે મુખ્યમંત્રીશ્રીએઉમેર્યુ કે આ માટેના આયોજનને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આખરી ઓપ આપી રહ્યો છે તદ્દઅનુસાર આ કૃષિ સંમેલનો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ તેમજ કચ્છ ભાવનગર મહેસાણા ગોધરા અને બનાસકાંઠા કે પાટણ જિલ્લાઓમાં યોજવાનું આયોજન છે

મુજબ મગફળીની ખરીદી પ્રક્રિયા અન્વચે ખેડૂતોને ઉદ્દભવતા પ્રશ્ન ફરિયાદ નિવારણ માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખાસ હેલ્પલાઇન કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે